પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સ્થીર લોકશાહી વ્યવસ્થા વેપારમાં સરળીકરણ માટે લેવાયેલા પગલાં તથા સાતત્યપૂર્ણ વિકાસની તકોના લીધે ભારત રોકાણકારો માટે આદર્શ સ્થળ બન્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે સરકારે ટેલિકોમ વિભાગની એસઓપી વધુ સરળ બનાવી છે બિહાર વિધાનસભાની આવતીકાલે યોજાનારી ત્રીજા અને આખરી તબક્કાની

ગઈકાલે વર્ચ્યુઅલ વૈશ્વિક રોકાણકારોની પરિષદમાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે મજબૂત અને ગતિશીલ ભારત વૈશ્વિક અર્થતંત્રમાં સ્થીરતા લાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે તેમણે કહ્યું કે કૃષિક્ષેત્રે તાજેતરમાં કરાયેલા સુધારાઓના લીધે ભારતના ખેડૂતો સાથે મળીને આગળ વધવાની નવી તકો રોકાણકારો માટે ઉભી થઈ છે શ્રી મોદીએ ભારત આર્થિક તથા વિકાસની તકો વગેરે વિગતો આપીને ભારતમાં રોકાણ કરવા આંતરરાષ્ટ્રીય મૂડી રોકાણકારોને આમંત્રણ આપ્યું હતું

આ પરિષદમાં ભારતીય અર્થતંત્ર માળખાકીય સુધારા તથા સરકારનો ભાવિ દ્રષ્ટિકોણ વગેરે બાબતોને ધ્યાનમાં લઈ ભારતમાં મૂડીરોકાણ વધારવા અંગે યર્ચા કરાઈ હતી કેન્દ્રીય નાણાંમંત્રી નાણાંરાજ્ય મંત્રી અન્ય મહાનુભાવોએ પણ આ પરિષદમાં ભાગ લીધો હતો

નવા સુધારા મુજબ ઓએસપી માટે નોંધણીની શરત રદ કરાઈ છે એવી જ રીતે ડેટા સંબંધીત કામગીરી કરતા બીપી ઉદ્યોગોને ઓએસપીના નિયમનોના કાર્યક્ષેત્રમાંથી બહાર લઈ જવાયા છે આઈટી ક્ષેત્રે દેશનું ગૌરવ આંતરરાષ્ટ્રીય સ્તરે વધાર્યું છે જ્યારે આઈટી ક્ષેત્ર તથા નવકલ્પનાને અનુકૂળ વાતાવરણ આપવા સરકાર પ્રતિબદ્ધ છે

આ વર્ચ્યુઅલ બેઠક બંને આગેવાનોને ભારત અને ઈટાલીના દ્વિપક્ષીય સંબંધોની સર્વગ્રાહી સમીક્ષા કરવાની તક આપવા ઉપરાંત મહત્વના પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ અંગે વાતયીતની તક પૂરી પાડશે આ પ્રસંગે સરકારી અને ખાનગી ક્ષેત્રના ઘણાં કરારો થવાની સંભાવના છે યુરોપીયન સંઘમાં જર્મની બેલ્જીયમ ઈલેન્ડ અને ફાન્સ પછી ઈટાલી ભારતનો પાંચમા ક્રમાંકનો વેપાર ક્ષેત્રનો ભાગીદાર દેશ છે

આવતીકાલે વાલ્મીકીનગર સંસદીય બેઠકરની પેટાયૂંટણી પણ યોજાવાની છે આ પેટાચૂંટણીમાં સાત ઉમેદવારોએ યૂંટણી જંગમાં ઝૂકાવ્યું છે

મુંબઈ યૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે યૂંટણી મુક્ત અને ન્યાથી રીતે કરાવવા નક્સલવાદીઓના પ્રભુત્વવાળા વિસ્તારોમાં સલામતી દળના વધુ જવાનો ગોઠવવામાં આવ્યા છે

ભારત ઓપેક ઉર્જા સંવાદની ગઈકાલે ઓપેક સચિવાલયનાં મહામંત્રી મોહમંદ સાનુસી બારકીન્ડો સાથે સહ અધ્યક્ષતાંવાળી યોથી ઉચ્ય સ્તરીય મીટીંગ હતી

યાદવે જણાવ્યું છેકે પંજાબમાં દેખાવકારો દ્રારા રેલમાર્ગો ઉપર મૂકાયેલાં અવરોધો આજે દૂર કરાશે તેવા ખાતરી પંજાબ સરકારે આપી છે

દરમ્યાન રેલ્વે મંત્રાલયનાં જણાવ્યા મુજબ પંજાબમાં ચાલી રહેલાં આંદોલનનાં લીધે રેલ્વેનાં બે અબજ રૂપિયની વધુનું નુકસાન થયું છે

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ પહેલી ડિસેમ્બર છે

આજે રમનારી કવાર્ટર ફાઈનલમાં રોહન અને ઓલીવરની જોડીનો મુકાબલો એદુઅર્દ રોજર અને જર્ગન મોલ્ઝરની જોડી સાથે થશે

તેમનાં વકીલે પારદર્શકતાનાં અભાવનો આક્ષેપ કરીને મતગણતરી રોકવાનો નિર્દેશ આપવા વિનંતી કરતી અરજી ઘણી અદાલતોમાં કરી છે

અશ્વિને ત્રણ વિકેટો ઝડપી હતી

મુંબઈ ઈન્ડિયન્સમાંથી જસપ્રીત બુમરાહે ચાર વિકેટ લીધી જસપ્રીસ બુમરાહને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો

વેલોસીટી ટીમે ટોસ જીતીને પ્રથમ બેટીંગ લીધી હતી